પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દુર્ગાપૂજા નિમિત્તે બંગાળના નાગરિકોને વિડીયો માધ્યમથી સંબોધતા જણાવ્યું કે કેન્દ્ર સરકારના આત્મનિર્ભર અભિયાનને બંગાળની ધરતી પરથી બળ મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને બીએસપી વડા માયાવતી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આજે ચૂંટણી પ્રચારનો આરંભ કરશે કેન્દ્ર સરકારે વિદેશમાં રહેતા અને ઓસીઆઈ તેમજ પીઆઈઓ કાર્ડ ધારકોને ટુરિસ્ટ વિઝા સિવાય અન્ય કોઈપણ હેતુથી ભારતની મુલાકાતે આવવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે

સ્વદેશ લાવવામાં આવ્યા છે

ગઈકાલે દુર્ગાપૂજા નિમિત્તે બંગાળના નાગરિકોને વિડીયો માધ્યમથી સંબોધતા તેમણે દુર્ગાપૂજા નિમિત્તે સહ્ નાગરિકોને શુભેચ્છાઓ આપી હતી બધા જ નાગરિકોને માસ્ક પહેરીને તથા યોગ્ય અંતર જાળવીને ઉત્સવ ઉજવવાની અપીલ કરી હતી તેમણે મહિલા સશક્તિકરણ અંગે બોલતા મા દુર્ગાને અપાતા આદરની સમકક્ષ આદર દેશની મહિલાઓને આપવાની અપીલ કરી હતી દુર્ગા માતા એ શક્તિનું સ્વરૂપ છે તેમ જણાવીને પ્રધાનમંત્રીએ મહિલાઓના સશક્તિકરણ માટે તેમની સરકારે શરૂ કરેલી યોજનાઓ તથા પગલાંઓની માહિતી આપી હતી

નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પૂર્વ કેન્દ્રિય રાજીવ પ્રતાપ રૂડી અને સૈયદ શાહનવાજ હુસૈન ગઈકાલે કોરોના સંક્રમિત થયા છે સુશીલ ક્રમાર મોદીને પટણાની અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન એઇમ્સમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે રાજ્યમાં મતદાનક્ષેત્રોમાં ચૂંટણી અભિયાન ચરમસીમાએ છે

સનરાઈઝર્સ હૈદરાબાદના બોલર હોલ્ડરે ત્રણ વિકેટ ઝડપી હતી

મનીષ પાંડેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો